આ ઉપરાંત વિશ્વના સૌથી મોટા સૌર અને પવન ઉર્જા આધારિત ઉર્જા પાર્કનો પણ શિલાન્યાસ કર્યો હતો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 આ ઉર્જા પાર્કમાં સૌર અને પવન ઉર્જાથી ત્રીસ ગીગા વોટ વીજળીનું ઉત્પાદન થશે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

જે દરરોજ બે લાખ લીટર દૂધ ઉત્પન્ન કરી શકશે આ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે અમારી સરકારનું મન હંમેશા ખૂલ્લું છે અને એ અમારી ટોચ પ્રાથમિકતા છે જ એટલે ખેડૂતોએ સહેજ પણ ગભરાવાની કે ગેરમાર્ગે દોરાવવાની જરૂર નથી દેશના નાના અને સિમાંત ખેડૂતોના કલ્યાણ માટે અમારી સરકારે જે કૃષિ સુધારાઓ કર્યા છે તે નુકશાનકારક નહી પણ ફાયદાકારક છે દિલ્હીમાં કેટલા વિઘટનકારી તત્વો ખેડૂતોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે તે નિંદનીય છે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સરદાર વલ્લભભાઇ પટેલની પૂષ્યતીથીએ આજે કચ્છમાં નવી ઉર્જાનો સંચાર થઇ રહ્યો છે વિશ્વના સૌથી મોટા હાઇબ્રીડ રીન્યુએબલ એનર્જી પાર્કનો શિલાન્યાસ થયો છે

તેનો લાભ ખેડૂતો અને પશુપાલકોને પણ મળશે પ્રધાનમંત્રીશ્રી એ કહ્યું કે એક સમયે એવુ કહેવાતું કે કચ્છ એટલે પડકારનો પર્યાય છે વીજળી સડક પાણીની સમસ્યા રહેતી આજે સમયમાં બદલાવ આવ્યો છે કચ્છ સર્વાંગી રીતે વિકસ્યું છે આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને હાયબ્રીડ અક્ષર પાવર ઉર્જા પ્રોજેક્ટ જેવા વિશ્વકક્ષાના પ્રોજેક્ટ ગુજરાતને આપવા બદલ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો પ્રધાનમંત્રી અવકાશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારતીય અવકાશ ક્ષેત્રને ખુલ્લુ કરવાથી જાહેર અને ખાનગી ભાગીદારીના નવા યુગનો આરંભ થયો છે પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારતના યુવાનો પોતાની પ્રતિભાશક્તિથી માહિતી ટેકનોલોજી ક્ષેત્રની જેમ જ સમગ્ર વિશ્વમાં અવકાશ ક્ષેત્રે પણ છવાઈ જશે

તેમણે કહ્યું કે પારદર્શક નીતિ વ્યવસાયિક અભિગમ અને સરકારની નિર્ણય લેવાની પ્રક્રિયાના કારણે અવકાશ ક્ષેત્રે જોડાનારી કંપનીઓને લાભ થશે

શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અવકાશ ક્ષેત્રે ખાનગી મૂડીરોકાણ વધવાથી આ ક્ષેત્રમાં રોજગારીની નવી તકો ઉભી થશે એટલું જ નહીં આવા રોકાણોના કારણે આઈઆઈટી અને એનઆઈટી જેવી સંસ્થાઓના તેજસ્વી વિદ્યાર્થીઓને પણ નવી તક મળશે

અમારા સંવાદદાતાએ જણાવ્યું છે કે પરંપરા મુજબ નાણા મંત્રાલય વાર્ષિક અંદાજપત્ર રજૂ કરતા પહેલા ઉદ્યોગ અને વાણિજ્ય સંઘો વેપારી એકમો તથા તજજ્ઞો સાથે અંદાજપત્ર પહેલાં વિચાર વિમર્શ કરે છે

કેન્દ્ર સરકાર કોવિડની રસીના ઈમરજન્સી વપરાશ માટે મંજૂરી આપે તે પછી વ્યાપક રસીકરણ અભિયાનનો આરંભ થશે

ફાઈઝર સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેકે તેમની રસીઓ બજારમાં મૂકવા માટે મંજૂરી આપવા અરજી કરી છે ડાક પે ભારતીય ટપાલ વિભાગ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક દ્વારા નવી ડિજીટલ પેમેન્ટ એપ ડાક પે નો આજથી આરંભ કરાયો છે ડાક પે ફક્ત ડિજીટલ પેમેન્ટ એપ જ નહીં પરંતુ ભારતીય ટપાલ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેંક દ્વારા દેશભરની પોસ્ટ ઓફિસોના માધ્યમથી ઉપલબ્ધ નાણાકીય સેવાઓ માટેનું એક મંચ પણ છે જે સમાજના વિવિધ વર્ગોની નાણાકીય જરૂરિયાતોને પૂર્ણ કરે છે

તેમણે કહ્યું કે ડાક પે ભારતીય ટપાલ વિભાગની જૂની પરંપરામાં જોડાયેલી એક નવી કડી છે જેનાથી બેન્કીંગ અને ટપાલ સુવિધાઓ ઓનલાઇન માધ્યમથી ઘર ઘર સુધી પહોંચી શકશે તેમણે કહ્યું કે આ એક અનોખી વિચારધારા છે જેનાથી ટપાલ માધ્યમથી નાણાકીય સુવિધાઓ પ્રાપ્ત થઇ શકે છે આકાશવાણી સાથેની વિશેષ મુલાકાતમાં ટપાલ વિભાગના સચિવ પ્રદીપ્ત કુમાર બિશોઇએ કહ્યું કે આ નવી એપથી લોકો ખૂબ જ સરળતાથી નાણાંની લેવડ દેવડ કરી શકશે તેમણે કહ્યું કે જે લોકો પાસે સ્માર્ટ ફોનની સુવિધા નથી તેઓ પણ ટપાલીની મદદથી આ એપ દ્વારા નાણાની લેવડ દેવડ કરી શકશે જમ્મુ કાશ્મીર ડીડીસી ચૂંટણી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં સાતમા તબક્કાની જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી તથા પંચાયતોની પેટાચૂંટણી માટે આવતીકાલે યોજાનાર મતદાન અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે આજે જમ્મુમાં પત્રકાર પરિષદમાં રાજ્યના ચૂંટણી કમિશ્નર કે

શર્માએ જણાવ્યું કે સાતમાં તબક્કામાં એકત્રીસ મતદાન ક્ષેત્રોમાં મતદાન થશે

રાજ્યના ચૂંટણી કમિશ્નરે એમ પણ જણાવ્યું કે સરપંચો અને પંચો માટેની પેટાચૂંટણી માટે પણ આવતીકાલે મતદાન યોજાશે તેમણે કહ્યું કે સ્વતંત્ર અને નિષ્પક્ષ મતદાન માટે સુરક્ષા અંગે વ્યાપક બંદોબસ્ત કરવામાં આવ્યો છે

વેંકૈયા નાયડુએ નાણા પંચ અને સ્થાનિક સંસ્થાઓને પર્યાવરણ અનુક્રળ હરીત ઇમારતો માટે કરવેરામાં રાહત આપી પ્રોત્સાહિત કરવાનો અન્રોધ કર્યો છે બારમી ગ્રીન રેટિંગ ફોર ઇન્ટીગ્રેટેડ હેબિટેટ એસેસમેન્ટ એટલે કે ગૃહ શિખર સંમેલનનું ઉદ્દઘાટન કરતા શ્રી નાયડુએ આ મુજબની ઇમારતો અંગે જાગૃતિ લાવવા માટે સમૂહ માધ્યમો દ્વારા અભિયાન ચલાવવા માટે પણ જણાવ્યું હતું શ્રી નાયડુએ આર્થિક વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ વચ્ચે સંમતુલન બનાવી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો તેમણે કહ્યું કે સરકારી અને ખાનગી બંને ક્ષેત્રોએ પર્યાવરણ અનુરૂપ એટલે કે હરિત ઇમારતો બનાવવા પ્રોત્સાહન આપવું જોઇએ